આજે વિધાનસભા ખાતે નાણાં વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની યર્યાનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી અને નાણાંમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ થકી ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવાના લક્ષ્ય સાથે સરકાર આગળ વધી રહી છે તેમણે કહ્યું કે રાજ્યના જાહેર દેવાના પ્રમાણમાં રાજ્યના એકંદર ઘરગથ્થુ ઉત્પાદનની સાપેક્ષમાં ઘટાડો થયો છે

નાયબ મુખ્યમંત્રીશ્રી પટેલે ઉમેર્યુ કે રાજયમાં ગુજરાતના સ્ટેટ ડી

ટી

થી સીધા જમા કરવામાં આવી છે

તેમણે કહ્યું કે નળ સે જળ યોજના અંતર્ગત ગુજરાત દેશમાં અગ્રેસર છે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ માટે સઘન આયોજન કરાયું છે મંત્રીશ્રીએ કચ્છ જીલ્લાના અંજાર તાલુકામાં જળજીવન કાર્યક્રમ અંતર્ગત નિગાંળ ગ્રામ્ય આંતરિક પેયજળ યોજનાનું કોઇ આયોજન નથી

અમારા પ્રતિનિધિ જણાવે છે પેટા યૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે હાલ જોતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ છે ભાજપે પૂર્વ ધારાસભ્ય રહી યૂકેલા નિમિષાબેન સુથારને ટિકીટ આપી છે તો બીજી તરફ કોંગ્રેસે પાયાના કાર્યકર એવા સુરેશ કટારાને મેદાને ઉતાર્યા છે

ની માર્કશીટમાં ગેરરીતી મામલે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહએ જણાવ્યું છે કે આ મામલે કોઈને બયાવવામાં આવશે નહીં અને દોષિતો સામે કાયદા અનુસાર પગલા લેવાશે શ્રી યુડાસમાએ કહ્યું કે આ કેસની ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારને સોંપવામાં આવી છે

સૌરાષ્ટ્રના પોરબંદર રાજકોટ ગીર સોમનાથ જુનાગઢ ભાવનગર તેમજ કચ્છ અને ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં આજે ગરમીના પ્રમાણમાં વધારો જોવા મબ્યો હતો

દાંડીયા ત્રા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સાબરમતીથી દાંડી સુધી યોજાઇ રહેલી દાંડીયાત્રા આજે ઓગણીસમાં દિવસે સુરત જિલ્લાના સાંધિયેર ગામમાંથી પસાર થઈને દેલાડ ગામે પહોંચી છે આજે દેલાડ ગામે પદયાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું દેલાડ ખાતે હાલ સાંસ્ક્રતિક કાર્યક્રમ યોજાઇ રહ્યો છે આજે આ યાત્રા સાયણ ગામે રાત્રિરોકાણ કરશે આવતીકાલે પદયાત્રીઓ સાયણ હાઇસ્કુલ ખાતે વિશ્રામ કરશે ત્યારબાદ પહેલી એપ્રિલના રોજ સવારે સાયણથી નીકળી પદયાત્રા છાપરાભાઠા પહોચશે જયાં નગરવાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાશે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પહેલી એપ્રિલના રોજ છાપરાભાઠા ખાતે દાંડીપદયાત્રીઓની મુલાકાત લઈ તેમની સાથે યાત્રામાં જોડાશે

અરવલ્લી જીલ્લાનાં મોડાસા શહેરની કે

શાહ હાઇસ્ફૂલમાં ફરજ બજાવતાં આચાર્ય શિક્ષકો સહિત આઠ કર્મચારીઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાં તમામને હોમ ક્વોરોન્ટાઇન કરાયા છે જીલ્લામાં કોરોના વેક્સિનનેશનની કામગીરી યાલી રહી છે મોડાસા નગરપાલિકા દ્વારા રિક્ષા મારફતે શહેરના વિવિઘ વિસ્તારોમાં રસીકરણ વિશે જન જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે

ડાંગ જીલ્લાની સાપુતારા ચેકપોસ્ટ ઉપર પોલીસનો યાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

પોશીનામાં મેળો કોરોના વાયરસને કારણે સાબરકાંઠાના પોશીનામાં ભરાતા ગુણભાખરી મેળાનું આયોજન મોફક રખાયું છે જો કે મેળામાં બે થી ત્રણ લોકોને વારા ફરતી વિધી કરી શકશે સાબરકાંઠાના પોશીનામાં આદિવાસી સમાજના સ્વજનોની યાદમાં તેમજ અસ્થિ વિસર્જન વિધી માટે આ મેળાનું આયોજન કરવામાં આવે છે

નવા રજૂ કરાયેલા બજેટમાં આગામી દિવસોમાં કોરોનાની મહામારી વચ્ચે પણ વિકાસના કાર્યો અવિરત ચાલુ રાખવાનું શ્રી કટારિયાએ જણાવ્યું હતું બજેટમાં રજ્ન કરાયેલ આગામી વર્ષના વિકાસ કામોમાં ટાગોર હોલ ફ્લાય ઓવરબ્રીજ લાલપુર રોડ પર સ્મશાન તેમજ અન્ય વિકાસકામો હાથ ધરવામાં આવનાર છે